રામ મંદિર નિર્માણ માટે ભૂમૂજન પહેલાની ત્રિદિવસીય ધાર્મિક વિધિઓના ગઈકાલે બીજા દિવસે અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું આજે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્રમ ોદી તેમાં ભાગ લેવાના છે તેમાની ાસે દેશભરમાં અને નેપાળથી ઘણા ધાર્મિક વડાઓ અને સંતો આ કાર્યક્રમમાં ભાગ લેવા પધારશે

શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યાના કેટલાક જાણીતા નાગરિકોને આમંત્રણ અપાયું છ દરમિયાન અયોધ્યામાં ઉત્સવ ચાલી રહ્યો છે અને સમગ્ર દેશમાં આતૂરતાપૂર્વક આ એતિહાસીક ક્ષણની રાહ જોવાઈ રહી છે અયોધ્યામાં રામ કીર્તન અને રામચરિતમાનસના પાઠ સહિત અનેક ધાર્મિક પ્રવૃતિઓ શરૂ થઈ ગઈ છે પવિત્ર સરયુ નદીના ઘાટ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આજે શ્રી હનુમાનગઢી મંદિરમાં સૌ પ્રથમ દર્શન કરશે ત્યારબાદ તેઓ શ્રી રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામલલ્લાની પૂજા કરશે ત્યારબાદ ભૂમિપૂજન અને જાહેર સમારોહમાં હાજરી આપશે

અશોક સિંઘલના પરિવારના પવન સિંઘલ અને મહેશ ભાગચંદકા મુખ્ય યજમાન છે

જે સાધુ સંતો ગઈકાલે અમદાવાદથી અયોધ્યા જવા માટે રવાના થયા છે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પુજા કાર્યક્રમમાં દેશના કેટલાક નેતાઓ સંતો મહંતો અને ધાર્મિક ગુરૂઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં આણંદ સરસાના અવિચલ દાસજી મહારાજ રાજકોટના પરમાત્માનંદજી મહારાજ પ્રણામી સંત સંપ્રદાયના કૃષ્ણ મુનીજી મહારાજ ઝાંઝરકાના શંભુનાથી મહારાજ છારોડી ગુરુકુળના માધવપ્રિયાદસજી મહારાજ અને અખિલેશદાસજી મહારાજ સહીતના સાધુ સંતો છે

પટેલના અધ્યક્ષસ્થાને વેધર ગોચ ગ્નુપના વેબીનાર ગઈકાલે ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તેમજ અરબી સમુદ્ર નજીક બનેલા સાયકલોનીક સર્કયુલેશનના કારણે આગામી ત્રણ દિવસમાં ગુજાતમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આર્વી જેમાં આજે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં તા

આ બેઠકમાં તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરુરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશ્નર શ્રી હર્ષદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે મોસમ વિભાગની આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં તમામ વિભાગોને સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશ્નર શ્રી હર્ષદ પટેલે તાકીદ કરી છે

આ દરમિયાન કેન્દ્ર દ્વારા પ્રાયોજીત કાર્યક્રમો અંતર્ગત રાજ્યમાં ઘણા માર્ગોનું નિર્માણ થયું છે તે ઘણા માર્ગને પહોળા કરાયા છે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણા ફલાય ઓવર બનાવાય છે જેના કારણે પ્રદેશની બંને રાજધાનીઓ વચ્ચે અંતર ઘટ્યું છે